જન્મજયંતિ રાષ્ટ્રીય એકતાં દિવસ તરીકે મનાવી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને શ્રધ્ધાંજલિ અર્પણ કરશે અમદાવાદ અને કેવડીયા વચ્ચે દેશની સૌ પ્રથમ સી પ્લેન સેવાનો શુભારંભ કરાવશે કેન્દ્ર સરકારે બટાકાનાં વધતાં ભાવે પર અંકુશ લાવવા માટે દસ લાખ ટન બટાકાનો આયાત કરવાનો નિર્ણય કર્યો છે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો

આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે સરદાર પટેલે સ્વતંત્રતા સંગ્રામ રાષ્ટ્રીય અખંડતા અને એકતા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી

આજે ફિલ્મ ડિવિઝન સરદાર જયંતિ પર તેમની વેબસાઈટ અને યુ ટ્યુબ ચેનલ પર એક દ્સ્તાવેજી ફિલ્મ પ્રસા રીત કરવામાં આવશે જેમાં સરદાર પટેલનાં જીવન અને કાર્યોને સંક્ષિપ્તમાં રજૂ કરવામાં આવ્યા છે

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતા દિવસ પરેડમાં પણ ભાગ લેશે અને રાષ્ટ્રીય એકતા દિવસની શપથ લેવડાવશે આ પરેડમાં ગુજરાત પોલીસ દળ કેન્દ્રીય રિઝર્વ સશસ્ત્ર પોલીસ દળ સીમા સુરક્ષા દળ ભારત તિબેટ સરહૃદ પોલીસ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ ભાગ લેશે પ્રધાનમંત્રી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની મહિલા અધિકારીઓની રાયફલ ડ્રીલનું પણ નિરીક્ષણ કરશે ભારતીય વાયુદળ આ પ્રસંગે ફ્લાય પાસ્ટનું પ્રદર્શન પણ કરશે

આ ઉપરાંત શ્રી મોદી કેવડિયા અને અમદાવાદ સાબરમતી રિવરફન્ટ વચ્ચેની દેશની સૌપ્રથમ સી પ્લેન સેવાનો પણ શુભારંભ કરાવશે તેઓ કેવડિયા અને અમદાવાદ ખાતે વોટર એરોડ્રોમનું ઉદ્વાટન પણ કરશે

પ્રધાનમંત્રીએ સરદાર સરોવર ડેમમાં જળ સહેલગાહનો લહાવો આપતી ક્રૂઝ સેવાને ખુલ્લી મૂકી હતી અને પોતે નૌકાવિહાર કર્યો હતો સમગ્ર પરિસરને રાત્રે પ્રકાશમય દેખાવ આપવા માટે એક અબજ જેટલી લાઈટ ત્યાં મૂકવામાં આવી છે જેનો શુભારંભ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવ્યો આ ઉપરાંત તેમણે ગઈકાલે સ્ટેય્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પરિયોજનાનો શુભારંભ કરાવ્યો

અને સાત જુદા જુદા તબક્કામાં બનાવવામાં આવેલ છે

તેમજ પાર્કમાં બાળકો માટે ઘણા આકર્ષણો પણ બનાવવામાં આવ્યા છે કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આકાર પામેલા આરોગ્ય વન અને એકતા મોલનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમની સાથે હતા

પ્રધાનમંત્રી મોદી યોગ અને આયુર્વેદની થીમ ઉપર તૈયાર થયેલા આ પરિસરમાં કેરળનું પ્રાફતિક ચિકિત્સા કેન્દ્ર પણ છે પ્રધાનમંત્રી કેવડિયા એક આદર્શ પર્યટન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે

ત્યાંથી પ્રધાનમંત્રી મોદી ચિલ્ડ્રન ન્યૂટ્રીશન પાર્ક ગયા હતા અને ત્યાં ઊભી કરાયેલી નવી સવલતો ખુલ્લી મૂકવા સાથે ટોય ટ્રેનમાં બેસી પાર્કના વિવિધ ભાગનો પ્રવાસ પણ કર્યો હતો

સિંઘ નવ નવેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પોતાનો અહેવાલ રજૂ કરશે

કેન્દ્ર અને રાજ્ય સરકારો સ્થાપના મંડળ પાછલા નાણાપંચના અધ્યક્ષ અને સભ્યો પંચની સલાહકાર સમિતિ અને અન્ય નિષ્ણાતો શૈક્ષણિક સંસ્થાઓના વિદ્વાનો દ્વારા વિસ્તૃત ચર્ચા વિચારણા કર્યા પછી રીપોર્ટને આખરી ઓપ આપવામાં આવ્યા છે નાણાપંચ પ્રધાનમંત્રીને પણ આ અહેવાલ આવતા મહિને સુપરત કરશે કેન્દ્રિય નાણામંત્રી સરકાર દ્વારા લેવામાં આવેલા એક્શન રીપોર્ટની સાથે આ અહેવાલને પણ સંસદમાં રજૂ કરશે આ પંચના અન્ય સભ્યોમાં અજય નારાયણ ઝા પ્રોફેસર અનુપસિંહ અશોક લાહિદી અને ડોક્ટર રમેશ ચંદનો સમાવેશ થાય છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

સરકાર લાયસંસ વિના જ ભૂતાનથી ત્રીસ હજાર ટન બટાકા આયાત કરશે કેન્દ્રીય ગ્રાહક બાબતો અન્ન અને નાગરીક પૂરવઠામંત્રી પિયુષ ગોયલે કહ્યું કે સરકાર બટાકાનાં વધતાં ભાવો પર નિયંત્રણ માટે ઘણાં પગલાં લઈ રહી છે તેમણે કહ્યું કે બટાકા પર આયાત કર ત્રીસ ટકાથી ધટાડીને દસ ટકા કરી દેવાયો છે

બીજા તબક્કા નો ચૂંટણી પ્રયાર આવતી કાલે સાંજે પૂરો થશે

અનેક રાજકીય પક્ષોના પ્રચારકો તેમના પક્ષના ઉમેદવારોની તરફેણમાં યૂંટણી સભાઓને સંબોધન કરી રહ્યા છે જનસભાઓ અને રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યા છે જેમાં બોલીવૂડ અને ભોજપૂરી ફિલ્મ નાં કલાકરો પણ જોડાયા છે

પ્રથમ મેચ દિલ્હી કેપીટ્લ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે બપોરે સાડા ત્રણ વાગે દુબઈમાં રમાશે જ્યારે બીજી મેય રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે શારજાહમાં સાજે સાડા ત્રણ વાગે શરૂ થશે ગઈકાલે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબને સાત વિકેટે હાર આપી હતી

કર્મચારીઓમાં રાજ્ય સરકારો જાહેર ક્ષેત્રના ક ર્મી બેંકો અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓનો સમાવેશ થાય છે સરકારના આ પગલાંથી બિનસરકારી કર્મચારીઓ પણ તેમના નોકરીદાતા પાસેથી કરમુક્ત રોકડ ભથ્થા માગી શકે છે ગ્રાહકોના ખર્ચમાં વધારો કવાના આશયથી સરકારે આ નિર્ણય કર્યો છે